આજે આંણદમા ગ્રામીણ વ્યવસ્થાપન સંસ્થા ઇરમાના યાલીસમા સ્થાપના દિવસની ઉજવણી સમારોહમા તેઓ બોલી રહ્યા હતા

તેમણે કહ્યું કે ઉધોગ સાહસિકોને ટેકનોલોજીની મદદથી ગ્રામીણ વિસ્તારોમાં નવા ઉધોગો વિકસાવવાની ઘણી તકો રહેલી છે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે નવી ટેકનોલોજી કૃષિ ઉપજોને બજાર સુધી પહોચાડવાની વ્યવસ્થા અને ધિરાણની સરળતા જેવા ઉપાયોથી ખેડૂતોના જીવનમા ક્રાંતિકારી પરિવર્તન લાવી શકાશે તેમણે ભારપૂર્વક જણાવ્યુ કે ભારતના વિકાસને સર્વસમાવેશક બનાવું હોય તો વિકાસમા પ્રાદેશિક ક્ષેત્રે રહેલી વિસંગતતા દૂર કરવી પડશે શ્રી વર્ગિસ કુરિયને ગ્રામીણ ક્ષેત્રે ડેરી ઉધોગ દ્વારા સર્જેલી ક્રાંતિને બિરદાવીને શ્રી નાયડુએ મહિલાઓના સશકિતકરણ અને યુવાનોને ઉધોગ ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન આપવા ઉપર ભાર મૂકયો હતો તેમણે ગ્રામિણ વિકાસમા ઇરમા સંસ્થાએ ભજવેલી નોંધ પાત્ર ભૂમિકાને બિરદાવિ હતી તથા મહાત્મા ગાંધીજીના ગ્રામસ્વરાજયના સ્વપ્નને સાકાર કરવા મહત્વની ભૂમિકા ભજવવા સંસ્થાને અનુરોધ કર્યો હતો

ડી

બી સંકુલની મુલાકાત લીધી હતી આજે બપોરે ઉપરાષ્ટ્રપતિ ચારૃતર વિદ્યામંડળના અમૃત મહોત્સવ કાર્યક્રમમા ઉપસ્થિત રહેશે તેઓ આવતીકાલે વલ્લભ વિદ્યાનગર ખાતેની સરદાર પટેલ યુનિવર્સીટીના પદવીદાન સમારોહમા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે દરમિયાન રાજ્યની બે દિવસની મુલાકાતે આજે સવારે વડોદરા આવી પહોચેલા ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનું વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલે વિમાન મથકે સ્વાગત કર્યું હતુ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુજલામ સુફલામ યોજના હેઠળ ત્રણ ચેકડેમોના સમારકામ માટેની દરખાસ્તને મંજૂરી આપી હતી

તાપી જિલ્લાના વ્યારાના ડૉ શયામાપ્રસાદ મુખરજી ટાઉન હોલ ખાતે યોજાયેલા સમારંભમાં કેબીનેટમંત્રી ઇશ્વરભાઇ પરમાર સહીત અધીકારીઓ પદાધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

બોટ જપ્ત સરહદી સુરક્ષા દળોએ કચ્છના હરામીનાળા નજીક વધુ એક બિનવારસી પાકિસ્તાની માછીમારી બોટ ઝડપી લીધી છે

જોકે આજ સમયગાળામા સૌરાષ્ટ્રમા રાત્રીનુ તાપમાન સામાન્ય કરતા એક થી ત્રણ ડિગ્રી વધુ નોંધાયું છે સૌથી ઓછુ દસ ડિગ્રી સેલસીયસ લધુતમ તાપમાન કચ્છના નલિયામા નોંધાયુ હતુ